આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શહેરીકરણ દ્વારા પડકારોને તકોમાં ફરેવવા પ્રતિબદ્ધ છે તેમણે જણાવ્યું કે ભવિષ્યની જરૂરિયાતો માટે શહેરોનો વિકાસ કરવાનો આ પ્રયાસ છે વધુમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું

આ લાઇન જનકપુરી પશ્ચિમને બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશનથી જોડે છે ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણ સંયાલિત નેશનલ કોમન મોબિલીટી કાર્ડ સેવાનું પણ ઉદ્દઘાટન કર્યું હતું

આ ટ્રેનમાં અનેક ફલફલાદી અને અન્ય શાકભાજી લઈ જવામાં આવશે

આ પ્રસંગે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે એ આપ જાણી છો કે પ્રથમ ખેડૂત રેલ આ વર્ષે ઓગસ્ટમાં દેવલાલીથી દાનાપુર સુધી શરૂ કરવામાં આવી હતી જે પછીથી મુઝફ્ફરપુર સુધી લંબાવવામાં આવી હતી ખેડૂતોનો સારો પ્રતિસાદ મબ્યા બાદ આ ટ્રેનને અઠવાડિયાથી અઠવાડિયામાં ત્રણ દિવસ લંબાવી દેવામાં આવી હતી દેશમાં કૃષિ પેદાશોના ઝડપી પરિવહન માટે ખેડૂત રેલ ખૂબ મહત્વની સાબિત થઈ છે ખેડૂત રેલ એ જલ્દીથી નાશ પામે તેવા કૃષિ ઉત્પાદનોને એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે રમત મંત્રાલય રમત મંત્રાલયે દેશમાં રમતગમતના કાર્યક્રમો યોજવા માટે માનક સંચાલન પ્રક્રિયા એસઓપી જાહેર કરી છે આ એસઓપીમાં આયોજન સમિતિ તમામ રમતવીરો અને સહાયક કર્મચારીઓને માર્ગદર્શન આપવા અને મોનિટર કરવા માટે દરેક રમત ગમત સ્પર્ધા માટે કોવિડ ટાસ્ક ફોર્સ બનાવશે

મંત્રાલયે કહ્યું કે પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા અને બેઠકના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવાની યોજના છે આયોજન સમિતિ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો જેવી કે ફેસ કવર માસ્ક ફેસ શિલ્ડ પીપીઇ અને સેનિટાઇઝર સાબુ જેવી અન્ય ચીજોની યોગ્ય વ્યવસ્થા કરશે

સિંધુ સરહદ પર પત્રકારો સાથે વાત કરતા સ્વરાજ ભારતના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે નવા ખેડૂત કાયદાઓનો વિરોધ કરનારા તમામ ખેડૂત નેતાઓ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સાથે આગામી રાઉન્ડની વાતચીત માટે પરસ્પર સંમતિથી નિર્ણય લીધો છે અત્રે ઉલ્લેખનિય છે કે ગુરૂવારે કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂત સંગઠનોને પત્ર લખીને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું

શ્રી અગ્રવાલે ખેડૂત સંગઠનોને આગામી રાઉન્ડની વાતચીત માટે તારીખ અને સમય આપવા પણ જણાવ્યું હતું

ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે અને નાથન લિયોને ત્રણ ત્રણ અને પેટ કમિન્સે બે વિકેટ ઝડપી છે

જસપ્રીત બુમરાહે ચાર રવિચંદ્રન અશ્વિને ત્રણ અને મોહમ્મદ સીરાઝે બે વિકેટો ઝડપી હતી ચાર મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલીયા એક શૂન્યથી આગળ છે

એક ટવીટમાં શ્રી મોદીએ કહ્યું કે અરૂણ જેટલીનું વ્યક્તિત્વ બુદ્ધિ કાયદાકીય કુશળતા અને સમજશક્તિ વિચારો આ બધું અદભૂત હતું